પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકોની યૂંટણી માટે આજે જાહેરનામું બહાર પડ્યું

ભાજપા દ્વારા આજે આણંદ ગીર સોમનાથ ભરૂચ દેવભૂમિ દ્વારકા ભાવનગર પાટણ સુરેન્દ્રનગર બોટાદ જામનગર નવસારી સહિત કેટલાક જિલ્લાઓના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે

અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

અરવલ્લી જિલ્લામાં ભાજપે મોડાસા નગર પાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે

આ બાજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે જેમાં કેટલા ઉમેદવારો કઇ સીટ માટે જાહેર થયા છે તે ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી

ભાજપા દ્વારા દ્વારકા જિલ્લા પંચાયત કલ્યાણપુર અને દ્વારકા તાલુકા પંચાયત અને રાવલ નગરપાલિકા માટે પોતાની પ્રથમ યાદી બહાર પાડી છે

આ શપથ પત્રમાં રાજ્યના નાગરિકોને સરકારની તમામ સેવાઓ વિનામૂલ્યે આપવા માટે ગુજ રાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા દ્વારા આ શપથ પત્રની જાહેરાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે તમામ શહેરીજનોને સરકારની તમામ યોજના સેવા અને સુવિધાઓ આ ગુજરાઇટ કાર્ડ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે આ શપથ પત્રમાં એવું પણ વચન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસના સત્તા સાંભળતા જ કોન્રાએવક્ક્શ્વા અને આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવશે તેમજ મહાનગર પાલિકાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે અકસ્માત અને આગની દુર્ઘટના માટે હેલિકોપ્ટરની તાકીદની સેવા શરૂ કરવામાં આવશે કોંગ્રેસના શપથ પત્રમાં જણાવાયું છે કે શહેરના જાહેર માર્ગો ઉપર હવા શુદ્ધિકરણના મશીનો લગાવશે જ્યારે અંગ્રેજી મધ્યમનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે શ્રી અમિત યાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં જ શહેરના તૂટેલા રસ્તાઓની મરામત્ત શરૂ કરવામાં આવશે જ્યારે કોરોનાને કારણે નુકસાન ભોગવી રહેલા ધંધાર્થીઓને ટેક્સમાં રાહત આપવામાં આવશે

એજ રીતે શહેરોમાં વિનામૂલ્યે પાર્કિંગ અને વાઇફાઈ ઝોન બનાવવામાં આવશે કોંગ્રેસ વિધાન સભા પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી શ્રી સિધ્ધાર્થ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત હતા

રાજયસભા ચૂંટણી ગુજરાતની રાજયસભાની બે બેઠકોની આગામી પહેલી માર્ચે યોજાનારી પેટા યૂંટણી માટે આજે જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બંને બેઠક માટે અલગ અલગ યૂંટણી પ્રક્રિયા યોજવાનું યૂંટણી પંચે નક્કી કર્યું છે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

સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચે પંડિતજીએ ભારતીય સનાતન મુલ્યો પર આધારિત એકાત્મ માનવવાદ દુનિયાને આપ્યો છે અમદાવાદના કાંકરિયા ખાતે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતાં તેમણે જણાવ્યું કે ભાજપ માટે ચૂંટણી એ સત્તા મેળવવાનો પ્રસંગ નહીં પણ સમાજમાં અંત્યોદય થાય જન સામાન્યની સેવા થાય તે માટેનો અવસર છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંડિત દિનદયાળના આદર્શોનું લક્ષ્ય રાખીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્ય કરવા સૌને આહ્વાન કર્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી